કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે આ તમામ બંદરોનો જાહેર અને ખાનગી ક્ષેત્રના સાથ અને સહકારમાં એટલે કે પીપીપીના ધોરણે વિકાસ કરાશે તેમણે કહ્યું કે દેશમાં જહાજોના સમારકામ વડે રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવાશે

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય વહાણવટા મંત્રાલયે જહાજ ઉદ્યોગને વધુ વિકસિત કરવા આઈઆઈટી ખડગપુર સાથે સમજુતી કરાર કર્યા છે શ્રી માંડવીયાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આ વર્ષે ખરીફ સીઝનમાં ખેડૂતોને જૂનથી ઓગસ્ટ સુધી ખાતર મળી રહે છે તેવું આયોજન કરાયું છે રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય કર્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી હતી

તેમના ફિક્સ પગારમાં નોંધપાત્ર વધારો કરાયો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સરકારી શાળાના શિક્ષણ સહાયકને તા

રથયાત્રા શાંતિપૂર્ણ અને શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર સજ્જ છે

કેન્દ્રિય અન્નમંત્રી રામવિલાસ પાસવાને આ યોજનાના ઝડપી અમલીકરણ માટે રાજય સરકારો અને કેન્દ્રશાસિતપ્રદેશોને પત્ર પાઠવ્યા છે તેમણે કહ્યું કે નવી વ્યવસ્થામાં એક સ્થળેથી બીજા સ્થળે રહેવા ગયેલ કોઇપણ ગરીબ વ્યક્તિ જાહેરવિતરણ વ્યવસ્થાના લાભથી વંચિત રહેશે નહિં એવી જ રીતે નવી વ્યવસ્થા બનાવટી રેશનકાર્ડનું દૂષણ ડામવામાં મદદરૂપ થશે શ્રી પાસવાને કહ્યું કે ગુજરાત આંધ્રપ્રદેશ અને હરિયાણા સહિત દસ રાજયો પીડીએસના લાભાર્થીઓને પોર્ટેબીલીટીની સુવિધા આપી રહ્યા છે

એવી જ રીતે ગુજરાત અને મહારાષ્ટ્રના પીડીએસના લાભાર્થીઓ કોઇપણ રાજયમાંથી રેશનકાર્ડ મેળવી શકશે પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી એકવીસમી જુલાઈના રોજ યોજાશે પહેલી જુલાઈએ જાહેરનામું પ્રસિધ્ધ થશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ છ જુલાઈ છે ઉમેદવારી પત્રની ચકાસણી આઠ જૂલાઈના રોજ થશે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ નવ જૂલાઈ છે

ની અમદાવાદ શાખાના અધ્યક્ષ સી એ

એ

પ્રધાનમંત્રી તરીકે બીજી મુદ્દત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ મન કી બાતનો આ પ્રથમ કાર્યક્રમ છે આ મન કી બાતનો કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના બધા જ કેન્દ્રો ઉપરથી પ્રસારિત થશે

આ દિવસનો થીમ હતો સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયો આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જીન્સી વીલીયમે જણાવ્યું કે મહાન આંકડાશાસ્ત્રી પ્રોફેસર મહાલનોબિસે દેશની પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજના સાથે જોડાયેલા હતા

કાશ્મીરના જમ્મુ ખાતેના ભગવતીનગરના બેઇઝ કેમ્પથી ભાવિકોની પહેલી ટુકડી અમરનાથની ગુફા તરફ જવા આવતીકાલે રવાના થશે અમરનાથ યાત્રા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી સાધુઓનું જમ્મુમાં આગમન થઇ રહ્યું છે આ વખતની અમરનાથ યાત્રામાં બહુસ્તરીય સલામતિ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભૂગુ ધરા કો કર દો હરા અભિયાનનો શુભારંભ ભરૂચના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઝાડેશ્વર ખાતે સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ વૂક્ષારોપણ કરી કરાવ્યો ભોલાવ તળાવની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ઘણી સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે વૃક્ષોની જાળવણી કરવી ડાંગ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે સુંદર શૌચાલય ધરાવતા લાભાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને એવોર્ડ અર્પણ કરાયા હતા

આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં માંગરોળ તાલુકાના નાની નરોલી ખાતે ધ્યાનોત્સવ કાર્યક્રમ યોજાયો હતો સૌએ તન અને મનને આરોગ્યમય બનાવતી ધ્યાનની આગવી પદ્ધતિઓને પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવાએ ધ્યાનને જીવનનો એક ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો